ભારતના આર પ્રજ્ઞાનાનંદ અને બીજા ચાર ખેલાડીઓએ જીબ્રાલ્ટર ચેસ સ્પર્ધામાં સંયુક્ત રીતે બીજુ સ્થાન જાળવી રાખ્યું છે

સંરક્ષણ મંત્રી રાજનાથસીંહ સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોષી કોંગ્રેસના ગુલામનબી આઝાદ આનંદ શર્મા ટીએમસીના ડેરેક ઓબ્રાયન અને એનસીપીના સુપ્રિયા સુએ આ બેઠકમાં ભાગ લઇ રહયાં છે એવી જ રીતે એલ

પી ના રામ વિલાસ પાસવાન સમાજવાદી પક્ષના રામ ગોપાલ યાદવ પણ બેઠકમાં ભાગ લઇ રહયાં છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંસદના બંને ગૃહોની સંયુકત બેઠકને સંબોધન સાથે સંસદના બજેટ સત્રનો આવતીકાલે આરંભ થશે આવતીકાલે આર્થિક સર્વેક્ષણ ગૃહમાં રજુ કરાશે જયારે અંદાજ પત્ર શનિવારે રજુ થશે

આસામના મુખ્ય મંત્રી સર્વાનંદ સોનોવાલ અને નાણાં મંત્રી હેમંત બિસ્વા શર્મા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા ઉલ્લેખનીય છે કે એનડીએફબીએ તાજેતરમાં દિલ્હી ખાતે કેન્દ્ર અને આસામ સરકાર સાથે ત્રી પક્ષીય શાંતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા

અલગ બોડોલેંડની માંગણી સાથે રાજયમાં યોજાયેલા સશસ્ત્ર વિગ્રહમાં ઘણા લોકોના મૃત્યુ થયા છે

દરમિયાન આસામ સરકારે ખાતરી આપી છે કે નવા કરારના કારણે બોડોલેંડ વિસ્તારમાં રહેતા અને બોડો સમુદાયના ન હોય તેવા લોકોના હિતો જોખમાશે નહી

સરકારી સુત્રોએ યુરોપીયન સંસદ ધ્વારા ઠરાવ પર મતદાન નહી કરવાના નિર્ણયને રાજદ્વારી વિજય તરીકે ઓળખાવ્યો છે

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સીએએ ધારાના વિરોધમાં રજુ કરાયેલ ઠરાવ અંગે યુરોપીયન સંસદના અધ્યક્ષ ડેવીડ માળીયાને પત્ર લખ્યો હતો

વિદેશ વિભાગના પ્રવકતા રવીશકુમારે જણાવ્યું છે કે આ કામગીરી માટે બીજીંગ ખાતેનો ભારતીય રાજ દુતાવાસ ચીની સત્તાવાળાઓના સતત સંપર્કમાં છે આરોગ્ય મંત્રાલયે ચીનમાં કોરોના વાયરસના વાવરને ધ્યાનમાં લઇને ચીનનો પ્રવાસ નહી કરવા નાગરીકોને સુચના આપી છે

આરોગ્ય મંત્રાલયે બધાજ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વાયરસના સંભવિત ખતરા સામે કરાયેલી સજજતાની સમીક્ષા કરી હતી આરોગ્ય મંત્રી હર્ષ વર્ધને જણાવ્યું છે કે અત્યાર સુધીમાં કોરોના વાયરસનો એક પણ કેસ દેશમાં નોંધાયો નથી

ભારત સરકારે વિશ્વ આરોગ્ય સંસ્થા ધ્વારા તથા ભારતીય આરોગ્ય મંત્રાલય ધ્વારા આ મુદ્દે અપાયેલી સુચના અને ભલામણીનું પાલન કરવા જણાવ્યું છે સરકારે ખલાસીઓ અને જહાજોના બધા જ સંગઠનોને તેમના સભ્યોને કોરોના વાયરસ અંગે બહાર પડાયેલ વિશ્વ આરોગ્ય સં સ્થાની સુચનાઓનું પાલન કરવા નિર્દેશ આપવા કહ્યું છે

મહાત્મા ગાંધીજીની પુણ્યતીથી નિમિત્તે દિલ્હીમાં રાજઘાટ ખાતેની તેમની સમાધી સ્થળે આજે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઇ હતી

વેકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહાત્મા ગાંધીજીને પુણ્યતીથીએ શ્રધ્ધાંજલી અર્પણ કરી છે શહીદ દિવસના સંદેશામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહયું કે ગાંધીજીએ તેમના બલિદાનમાં લોકો માટે બિન શરતી પ્રેમ આપ્યો છે શ્રી કોવિ દે કહયું કે તેમને વિશ્વાસ છે કે વધુને વધુ લોકો ગાંધીજીના સાચા સંદેશાની શોધ કરશે

તેમણે કહ્યું કે અહિંસા સત્યાગ્રહ અને અસહયોગ ધ્વારા ગાંધીજીએ સૌને પ્રેરણા આપી અને રાષ્ટ્રીય આંદોલનની આગેવાની લીધી શ્રી નાયડુએ કહયું કે આપણે નવા ભારતને ભુખ ગરીબી ભેદભાવ અને ભ્રષ્ટાચાર મુકત બનાવીને અને યુવા પેઢીને એવા ભાવનાની પ્રેરણા જગાડીને મહાત્મા ગાંધીજીને સાચી શ્રધ્ધાંજલી આપીએ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વેકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે દેશના લોકોને શુભેચ્છા પાઠવી છે વસંત પંચમી એ વસંત ઋતુની શરૂઆત દર્શાવવા સમગ્ર દેશમાં ઉજવાય છે શ્રી કોવિંદે આશા વ્યકત કરી છે કે મા સરસ્વતી ના આશીર્વાદ લોકોને બુધ્ધિ અને જ્ઞાનની પ્રાપ્તિ તથા સાચા સમાજના નિર્માણ માટે પ્રેરણા આપશે ઉપરાષ્ટ્રપતિ નાયડુએ કહયું કે દેવી સરસ્વતીની પુજા અજ્ઞાનતાથી જ્ઞાન તરફ જવાના સંકલ્પનું પ્રતિક છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આશા વ્યકત કરી છે કે માતા સરસ્વતી તમામના જીવનને જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત કરે છે